પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલઅઝિઝ અલ સઉદ અને ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રિથાધમાં ભવિષ્યના મૂડીરોકાણ પહેલ મંચને સંબોધિત કરશે

યુરોપીય સંઘના સંસદીય પ્રતિનિધિમંડળે શ્રીનગરની મુલાકાત લીધી જમ્મુ અને કાશ્મીર સરકાર અને નાગરિક સમાજના લોકોને મળશે

જેમાં ખનીજતેલ અને ગેસ નવીનીકરણ ઉર્જા સંરક્ષણ અ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અ સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અજીઝ વચ્ચે રીયાદમાં યાલી રહેલી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે શ્રી મોદી આજે સાંજે સાઉદી અરેબિયામાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનેશીયેટીવ ફોરમના ત્રીજા સત્રને સંબોધિત કરશે જ્યાં તેઓ ભારતની અર્થવ્યવસ્થા તેના પડકારો અને સમાન વિકાસ તથા સમૃદ્ધિની તકો અંગે વાતચીત કરશે ફોરમને દિવોસ ઓફ ડેઝર્ટ પણ કહેવામાં આવે છે પ્રધાનમંત્રીએ આંતરિક બાબતોમાં સાર્વભૌમત્વ અને અસ્થિરતાના સિદ્ધાંતોનું સન્માન કરતાં પશ્ચિમ એશિયામાં સમસ્યાઓ દૂર કરવા એક સંતુલિત દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે ભારત આ વિસ્તારના તમામ દેશો સાથે શ્રેષ્ઠ દ્વિપક્ષીય સંબંધ રાખે છે અને આ વિસ્તારમાં સૌથી વધુ ભારતીયો રહે છે પ્રધાનમંત્રીએ અરબ સમાચારને જણાવ્યું કે આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા લાવવા માટે તમામ લાભકર્મીઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરનારી એક પ્રક્રિયા મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ અને યુવરાજ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત બનશે

ભારત અને સાઉદી અરેબિયા તેલ અને ગેસ નવીનીકરણ ઉર્જા સંરક્ષણ અને નાગરિક ઉદ્દયન સહિત વિવિધ ક્ષેત્રોના અનેક સમજૂતી કરાર કરશે આજે શ્રી મોદીએ સાઉદી અરેબિયાના પર્યાવરણ જળ અને દૃષિ મંત્રી અબ્દુલ રહેમાન બિન અબ્દુલ મોહસીન અલ ફાઝલી સાથે પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી જેમાં કૃષિ ફૂડ પ્રોસેસીંગ પાણી ટેકનોલોજીમાં સહયોગની નવી સંભાવનાઓ અંગે વિયાર વિમર્શ કરવામાં આવ્યો સાઉદી અરેબિયાના શ્રમ તથા સામાજિક વિકાસ મંત્રી અહેમદ બિન સુલેમાન અલ રાઉદે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી

બંને નેતાઓએ ભારત અને જોર્ડન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને વ્યાપાર અને રોકાણ માનવ સંસાધન વિકાસ તથા લોકો વચ્ચે સંપર્ક વધારવા માટે સાથે મળી કામ કરવાના ઉપાયો અંગે વિચાર વિમર્શ કર્યો જોર્ડનના રાજા સાઉદી અરેબિયામાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનેશિએટીવ ફોરમમાં ભાગ લેવા રીયાદ આવ્યા છે પ્રધાનમંત્રી શ્રી મોદી આજે ફોરમમાં સંબોધન કરશે

વાતચીત દરમ્યાન શ્રી સિંહે બંને દેશો વચ્ચે મજબૂત સંરક્ષણ પર સંતોષ વ્યક્ત કર્યો તેઓએ ગત મહિને જાપાનની મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને જાપાનના તત્કાલીન સંરક્ષણમંત્રી તાકેશી લવે સાથે પોતાની સફળ બેઠકોનો ઉલ્લેખ કર્યો શ્રી સિંહે કહ્યું કે તેઓ આ વર્ષે નવેમ્બરમાં બેંગકોકમાં યોજાનારી આસિયાન સંરક્ષણ મંત્રીઓની આગામી બેઠક દરમ્યાન જાપાનના સંરક્ષણમંત્રી સાથે મુલાકાત કરવા ઉત્સૂક છે શ્રી સિંહે તાજેતરમાં જ જાપાનમાં આવેલા હાગિબિસ વાવાઝોડાને કારણે થયેલા જાનમાલના નુકશાન માટે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રી રાજનાથ સિંહે જાપાન સરકારની વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને રાહતને મદદ કરવાના પ્રયત્નો માટે પ્રશંસા કરી

તેઓ આગામી મહિનાની અઢારમી તારીખે શપથ ગ્રહણ કરશે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ આગામી મહિનાની સત્તરમી તારીખે સેવા નિવૃત થયા છે ન્યાયમૂર્તિ બોબડેનો કાર્યકાળ સત્તર મહિનાનો હશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિમણૂંક પત્ર પર હસ્તાક્ષર કર્યા બાદ કાયદામંત્રીએ ન્યાયમૂર્તિ બોબડેને આગામી મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયાની અધિસૂયના બહાર પાડી છે નિર્ધારીત પ્રક્રિયા મુજબ ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ આ મહિનાની શરૂઆતમાં કાયદા મંત્રાલયને પત્ર લખી સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ બોબડેને મુખ્ય ન્યાયાધીશ નિયૂક્ત કરવાની ભલામણ કરી હતી

આજે પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાતચીત કરતા વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવસેના સાથે સરકાર બનાવવાની ચર્ચા યાલી રહી છે પરંતુ ભાજપા તરફથી હજુ સુધી શિવસેનાને કોઇ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી તેઓએ સ્પષ્ટ કર્યું કે શિવસેનાએ વિભાગોની વહેંચણી અંગે કોઇ ઔપયારિક માંગણી મૂકવામાં આવી નથી અને તેના ઉપર સમય મુજબ વિચાર કરવામાં આવશે તેઓએ કહ્યું કે રાજ્યમાં નવી સરકાર ભાજપાના નેતૃત્વમાં જ રચવામાં આવશે

ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારી કંપનીઓને પ્રથમ રાષ્ટ્રીય સીએસઆર એવોર્ડ એનાયત કર્યો તેમના સંબોધનમાં શ્રી કોવિંદે કહ્યું કે કંપનીઓએ સાબિત કર્યું છે કે સામાજિક અને પર્યાવરણીય જવાબદારી નિભાવતા નફો કમાઇ શકાય છે શ્રી કોવિંદે કહ્યું કે મહાત્મા ગાંધીની સલાહ બાદ ઘણી ઔદ્યોગિક સંસ્થાઓએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અમલી કર્યો હતો

વેંકૈયા નાયડુએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં અસરકારક કામગીરી મજબૂત કરવા માટે એક નવી રાજનીતિક અવધારણા માટે પંદર સૂત્રીય સુધારણા પત્રનું વિમોચન કર્યું શ્રી નાયડુએ સંસદીય લોકતંત્રની વર્તમાન ખામીઓની પણ ચર્ચા કરી તેઓ આજે દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં પહેલું અરૂણ જેટલી સ્મારક વ્યાખ્યાન આપી રહ્યા હતા જેનો વિષય હતો દેશમાં સંસદીય સંસ્થાઓને મજબૂત બનાવવી શ્રી નાયડુએ તમામ લાભાર્થીઓને નવી રાજનીતિક ચેતના જાગૃત કરવા અને પોતાની ભૂમિકા તથા જવાબદારીઓ અંગે જાગૃત રહેવાનું આહ્વાન કર્યું વિધાનસભાઓમાં ઓછી હાજરી અને ચર્ચાના સ્તરમાં ઘટાડા અંગે ચર્ચા કરતાં ઉપરાષ્ટ્રપતિએ રાજકીય પક્ષોને અપીલ કરી કે રોસ્ટર પદ્ધતિનો અમલ કરી ગૃહની કાર્યવાહી માટે ઓછામાં ઓછા પચાસ ટકા હાજરી સુનિશ્ચિત કરવી જોઇએ

તેઓએ કહ્યું કે લોકસભાના અધ્યક્ષ સાથે વાત કરી સંસદીય સમિતિઓની અસરકારક કાર્યવાહી માટે લેવામાં આવનાર પગલાં અંગે કાર્યયોજના નક્કી કરશે